આ પ્રસંગે તેમણે જણાવ્યું કે આજનો દિવસ આપણા માટે ઐતિહાસીક દિવસ છે કારણ કે એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પના પર ભાર મુકાયો છે ભારતીય રેલવેના ઇતિહાસમાં પ્રથમ વખત દેશભરમાંથી આઠ ટ્રેનો એક જ મુકામ સાથે જોડાઇ છે હવે ભારતીય રેલવે પર્યાવરણને અનુકુળ હોય તેવી આધુનીક તેમજ આત્મનિર્ભર ટેકનોલોજીનો ઉપયોગ કરે છે

તેમણે વધુમાં જણાવ્યું કે કેવડીયા ભારતમાં મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે ઝડપથી વિકસી રહયું છે વિવિધ દેશોના પ્રવાસીઓ કેવડીયાની મુલાકાત લઇ રહયાં છે કેવડીયામાં ઘણી સુવિધાઓ ઉપલબ્ધ થવાથી નજીકના આદિવાસી વિસ્તારના ગામડાઓમાં રોજગારીની તકો વધી છે

આ પ્રસંગે રેલવે મંત્રી પિયુષ ગોયલ તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રાસંગિક સંબોધન કર્યુ ટ્રેનોમાં વારાણસી કેવડીયા એક્સપ્રેસ દાદર કેવડીયા એક્સપ્રેસ અમદાવાદ કેવડીયા જનશતાબ્દી એક્સપ્રેસ હજરત નીઝામુદ્દીન કેવડીયા એક્સપ્રેસ ચેન્નાઇ કેવડીયા એક્સપ્રેસ તથા પ્રતાપનગર કેવડીયા મેમુ ટ્રેનોનો સમાવેશ થાય છે આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રોડગેજમાં રૂપાંતરીત ડભોઇ ચાંદોદ રેલમાર્ગ ચાંદોદ કેવડીયા રેલમાર્ગ તથા વીજળીકરણ કરાયેલા પ્રતાપનગર કેવડીયા રેલમાર્ગનું પણ ઉદ્દઘાટન કર્યું કેવડિયા રેલ્વે સ્ટેશન ગુજરાતના રાજ્યપાલ આયાર્થ દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા બંધાયેલા કેવડીયા રેલવે સ્ટેશનની આજે રૂબરૂ મુલાકાત લીધી બંને મહાનુભાવોનું પરંપરાગત આદિવાસી નૃત્યા દ્વારા સ્વા ગત કરવામાં આવ્યુંા હતું રેલવેના અધિકારીઓએ નવીન રેલવે સ્ટેદશનની વિગતોથી બન્ને મહાનુભાવોને વાકેફ કર્યા હતા

આ સમારોહ ગાંધીનગર સેકટર તેરમાં મહાત્મા મંદિર તેમજ સુરતમાં ડાયમંડ બોર્સ સિટી ખાતે થોજાશે

ખર્ચે હાથ ધરાશે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 વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ

કર્ણાટકના બાલાગાવીમાં જનસેવક સમાવેશ સંમેલનના સમાપન સત્રને સંબોધતા શ્રી શાહે કહ્યું કે દેશ આજે આત્મનિર્ભર અભિયાન દ્વારા સ્વ નિર્ભરતાનો લક્ય્ત હાંસલ કરવા કાર્ય કરી રહ્યું છે તેમણે કહ્યું કે પાકિસ્તાન જે ભાષા સમજે છે તે ભાષામાં તેને જવાબ અપાયો છે સામાજીક કલ્યાણ અંગે તેમણે કહ્યું કે સરકાર ગરીબોને ઘર ગેસ સીલીન્ડર વીજળી શૌચાલય અને નળ દ્વારા પાણી જેવી સુવિધાઓ આપી તેમનું જીવન ધોરણ ઉંચું લાવવાનો પ્રયાસ કરી રહી છે તેમણે ઉમેર્યું કે કોવિડ રોગયાળા દરમિયાન આરોગ્ય સુવિધાઓ બહેતર બનાવી મૃત્યુદર નીચો રાખવામાં આપણે સફળ રહ્યા છે અને આજે દેશમાં દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે તેમણે નાગરિકોને ભારતીય ઉત્પાદનો ખરીદી દેશના અર્થતંત્રમાં મદદરૂપ થવા અનુરોધ કર્યો છે માર્ગ સલામતી દેશમાં માર્ગ સલામતી અંગે જાગૃતતા ફેલાવવા તથા માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરવા આવતીકાલથી રાષ્ટ્રીઅંય માર્ગ સલામતી માસનો પ્રારંભ થશે સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને માર્ગ પરિવહન મંત્રી નિતીન ગડકરી આવતીકાલે નવી દિલ્હીમાં આયોજીત સમારોહમાં માર્ગ સલામતી માસનો પ્રારંભ કરવશે

રાજ્ય સરકારો જાહેર સંસ્થાનો તથા વીમા કંપનીઓ પણ સેમિનાર વોકાથોન પોસ્ટર તથા સ્પર્ધાઓ જેવી પ્રવૃત્તિઓ દ્વારા જાગૃતતા ફેલાવશે

ઓસ્ લિયન બોલર હેઝલવુડે પાંચ વિકેટો ઝડપી હતી

એસએઆઇ ભારતીય રમતગમત સત્તામંડળ એસએઆઇની તમામ નવી બનનારી કે આધુનીકૃત સંસ્થાઓને દેશમાં રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનારા જાણીતા ખેલાડીઓનાં નામ આપવાનો રમતગમત મંત્રાલયે નિર્ણય કર્યો છે